ખેડૂત ઉત્પાદન સંગઠન બનાવવાનો નિર્ણય લીધો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે દિલ્હીમાં ધર્મચક્ર દિવસ સ્વરૂપે ઉજવાતા અષાઢી પુનમ સમારોહાનું ઉદઘાટન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત નવકલ્પના ઝુંબેશનો આરંભ કરાવ્યો છે વિશ્વ આરોગ્ય સંસ્થા એ કોવિડના પ્રસારને રોકવાના ક્ષેત્રે ભારત સરકારે કરેલી કામગીરીને બિરદાવી છે રમતગમત મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું છે કે ફિટ ઈન્ડિયા યળવળ એ ધીરે ધીરે લોકોની યળવળ બની રહી છે

બનાવવાનો નિર્ણય લીધો છે

બી સી વર્ગ માટે અખિલ ભારત ક્વોટા પદ્ધતિની બાબત સર્વોચ્ય અદાલતમાં વિયારાધીન છે આરોગ્ય મંત્રાલયે ટ્વીટર ઉપર જણાવ્યું છે કે સરકારે આ મુદ્દે અનામત તરફી વલણ અપનાવીને દરેક રાજ્યને ધ્યાનમાં રાખીને ઓ બી સી વર્ગને અનામત બેઠકો આપવાનું સૂચન કર્યું છે

આ સંખ્યા એક જ દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા છે

ભારતમાં આ મહામારી ફેલાયા બાદ એક દિવસમાં સૌથી વધુ નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે

ગઈકાલે ફીટ હોય તો હીટ હૈ નામના શાળા માટેની કાર્યક્રમમાં છેલ્લા થોડાક મહિનામાં અઢી લાખ શાળાઓએ નોંધણી કરાવી છે તેમણે કહ્યું કે દેશના નાગરિકને તંદુરસ્ત અને ફીટ બનાવી રમતોમાં રસ લેતાં કરવા એ આ ચળવળનો મુખ્ય હેતુ છે

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શારીરિક અને માનસિક આરોગ્યને દરેકને માટે મહત્ત્વનું ગણાવ્યું હતું